પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

રાજ્ય સરકારે આગામી વિધાનસભા પેટાયૂંટણીના પ્રચાર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી સાગર સુરક્ષા કવચ કવાયત દરમ્યાન સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઝડપી પાડી સોમનાથ મંદિર પર હ્મલાની યોજના નિષ્ફળ બનાવી દેશના જવાનો માટે બેગ અને પેરાશુટનું કાપડ સુરતમાં બનશે સ્ટેચ્યુ ઓફ યુનીટી નજીક આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એકતા મોલ અને

ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું છ ક્રૂટનું અંતર જાળવવું પડશે ડોર ટુ ડોર પ્રયારમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓને જ ભાગ લેવાની મંજૂરી અપાશે

ઉલ્લેખનીય છે કે સમુદ્ર માર્ગે દેશ પર હ્મલો થાય તો સુરક્ષા એજન્સી કેટલી સતર્ક છે તેનો અંદાજ કાઢવા રાજ્યભરના દરિયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો ગઇકાલથી પ્રારંભ થયો છે જે અંતર્ગત સોમનાથ મંદિર સહિત ગીરસોમનાથ જિલ્લાના દરિયામાં પોલીસ કોસ્ટગાર્ડ મરીન તેમજ દરિયાકાંઠાના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઇ હતી આ ચકાસણી અંતર્ગત દરિયામાં શંકાસ્પદ વહાણોની પૂછપરછઆધાર માલિકી કાર્ડની તપાસ બોટ સાથે પેટ્રોલીંગ જેવી કામગીરી કરાઇ રહી છે

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હવે પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બની છે

અમારા સુરત ના પાર્ટીનીધિ લોપા દરબારે આ વિષે વધુ માહિતી આપી છે

ઓનલાઇન ટીકિટ બુકીંગ કરાવેલ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે

આ તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે

પૂર્વ મંત્રી રણછોડ દેસાઇ અને ભાજપ મહામંત્રી કે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વહીવટી તંત્ર દ્વારા વડોદરા શહેર જિલ્લામાં કોવિડ વ્યવસ્થાપનની સઘન કામગીરી કરાઇ રહી છે જેના સારા પરિણામો મળી રહ્યા છે